પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે ત્રિરંગો ફરકાવશે અને ઐતિહાસિક લાલ કિલ્લાના કોટની રાંગેથી રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રીય રાજવાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે જડબેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખેડા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે તથા મંત્રીમંડળના સભ્યો અને જિલ્લા કલેક્ટરો જિલ્લા મુખ્યમથકે ધ્વજવંદન કરાવશે ધ્વજવંદન ઉપરાંત જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે

તેમાં શ્રી કોવિંદે કહ્યું કે સ્વાતંત્ર્ય દિન રાષ્ટ્રનિર્માણમાં બાકી રહેલા કાર્યો પૂરા કરવાનો સંકલ્પદિન છે તેમણે મહાન ભારતના વારસાને સોંપનારા મહાન દેશભક્તોના બલિદાનને યાદ કરીને અંજલિ આપી શ્રી કોવિંદે જવાનો ખેડૂતોના યોગદાન પોલીસો અર્ધલશ્કરી દળો વગેરેના ગૌરવપૂર્ણ શૌર્યને બિરદાવ્યું તેમણે મહિલાઓના સંરક્ષણ અને સશક્તિકરણના નિર્ધારને બિરદાવ્યો

પ્રસારભારતીના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ શશી શેખર વેમ્પટીએ મીડીયાને જજ્ઞાવ્યું કે તે પ્રસારક્ષ લાઈવ સ્ટ્રીમ વિંડો ગૂગલના હોમ પેજ પર દર્શાવવામાં આવશે જેથી લોકોને યુ ટયૂબ ચેનલ પર જવા માટે કોઇ અલગ લિંક શોધવી ના પડે તેમજો કહ્યું કે આ સ્ટ્રીમને કારજો પ્રધાનમંત્રીનું ભાષણ દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકશે શ્રી વેમ્પટીએ જજ્યાવ્યું કેન્દ્ર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું ભાષણ પૂર્રં થયા પછી આકશવાણી પરથી પ્રાદેશિક ભાષાઓમાં તેનો અનુવાદ પ્રસારિત કરવામાં આવશે

વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ ચાર અધિકારીઓને ફાળે જાય છે જેમાં આર

બ્રહ્મભટ્ટ પી આર ગેલોટ નિવૃત ડી

વ્યાસ અને નરસંગ ચૌધરીનો સમાવેસ થાય છે